છેલ્લા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે

આજે સવારે સાત વાગ્યા સુધીમાં ક્રતિયાણા વિસાવદર અને મેંદરડામાં આઠ ઈંચ જેટલો કેશોદ સુત્રાપાડા અને ભાણવડમાં સાત ઈંચ જેટલો ટંકારા અને માણાવદર છ ઈંચ અને વંથલીમાં પાંચ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે

જેને પગલે શનિવારે રાતથી શહેરમાં વરસાદ જામ્યો હતો અને રવિ વારે પણ આખો દિવસ વરસાદ વરસ્યો હતો આગામી બે દિવસ પણ હજુ વરસાદ રહેશે

ડી આર એફ ની એક ટુકડી ભુજ ખાતે પહોંચી ગઈ છે અને જ્યાં વરસાદ આફત બને ત્યાં તેને તાબડતોબ મોકલી અપાશે ભુજ ખાતે કાર્યરત ડિઝાસ્ટર મામલતદાર સી

પ્રજાપતિ એ જણાવ્યું છે કે તાલુકા કક્ષાએ મહત્વના તમામ અધિકારીને મુખ્યમથક નહીં છોડવાની તાકીદ કરાઈ છે તથા તેમના વિસ્તારમાં આવતા જળાશયના જળ સ્તર ઉપર ધ્યાન રાખવા કહેવાયું છે લોકોનું સ્થળાંતર કરવું પડે તેવી નોબત આવે તો આશ્રય સ્થળ બને તેવી જગ્યાઓનું આયોજન તૈયાર રાખવા પણ કહેવાયું છે

તાપી જિલ્લામાં આજે વધુ બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા દરમિયાન સુરત જિલ્લામાં કોરોનાનું ચિત્ર સ્પષ્ટ કરે છે

તે અનુસાર મહેસાણા જિલ્લાના મોઢેરા સ્થિત સૂર્યમંદિર પણ આજથી પ્રવાસીઓ માટે ખૂલ્લુ મૂકવામાં આવ્યું છે પ્રવાસીઓએ ટિકીટનું ઇ બુકિંગ કરાવવું પડશે તેમજ માસ્ક સોશ્યલ ડિસ્ટન્સિંગ સેનેટાઇઝર સહિતની શરતોના પાલન સાથે પ્રવાસીઓને પ્રવેશ આપવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવેલ છે મહેસાણા દૂધસાગર ડેરી દ્વારા હાલમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે પશુપાલકો માટે સાગરદાણનો ભાવમાં ઘટાડો કર્યો છે

મહેસાણા પાટણ અને ગાંધીનગર જિલ્લાના અંદાજે છ લાખ પશુપાલકોને ભાવ ઘટાડાનો લાભ મળશે

મહાન શિક્ષણવિદ ચિંતક અને દેશની અખંડિતતા માટે પોતાના પ્રાણનું બલિદાન આપનાર ભારતીય જનસંઘના આસ્થાપુરૂષ અને સ્થાપક સદગત ડો શ્યામાપ્રસાદ મુખરજીના જન્મ દિવસ નિમિત્તે આજે શ્રધ્ધાંજલિ આપવામાં આવી રહી છે

શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતી નિમિત્તે વૃક્ષારોપણ કરતાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે આપણા સહ્ના માર્ગદર્શક અને પ્રેરણાસ્ત્રોત એવા ડૉ શ્યામાપ્રસાદ મુખર્જીના રાષ્ટ્રવાદી ઉચ્ય મૂલ્યો અને સત્યનિષ્ઠ આચાર વિયારયુક્ત પ્રભાવશાળી વ્યક્તિત્વથી ભર્યું તેમનું જીવન દેશવાસીઓ માટે સદાય પ્રેરણારૃપ બની રહેશે

શ્યામાપ્રસાદ મુખર્જીના દેશ વિકાસ માટેના વિયારોને આત્મસાત કરી આપણે સૌ રાષ્ટ્રસેવા અને માનવસેવા માટે પ્રતિબદ્ધ બનીએ છોટા ઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા ડો શ્યામા પ્રસાદ મુખર્જી ના જન્મદિન નિમિત્તે પુષ્પાંજલિ આપવામાં આવી હતી છોટાઉદેપુર જીલ્લા સંગઠન પ્રમુખ શ્રી જશુભાઈ રાઠવા તથા મહામંત્રી શ્રી મુકેશભાઈ પટેલ સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા પૂર્વ સાંસદ શ્રી રામસિંહ રાઠવા તથા સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓની હાજરીમાં પુષ્પાંજલિ નો કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું

લુણાવાડા તાલુકાનાં સાલેરા ગામ ધન્વંતરિ રથ તથા આરોગ્ય કેમ્પનું આયોજન કર્યું હતું